પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે

ગુજરાત તરફ આગળ વધી રહેલા તાઉતે વાવાઝોડાની આફતનો ઝીરો

રાજ્યના શહેરી વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ અટકે અને લોક જાગૃતિ વધે તે હેતુથી રાજ્યવ્યાપી મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ અભિયાનનો આરંભ થયો છે કેન્દ્ર સરકારે દરેક રાજ્યના તબીબી અધિકારીઓ અને ઘટક સ્તરના અધિકારીઓ સાથે આજથી દરરોજ સમીક્ષા બેઠક યોજવાનો નિર્દેશ આપ્યો છે

નિષ્ણાંતો અને શિક્ષણાવિદોની કમિટીની રચના કરવામાં આવી છે

ગઈકાલે ભાવનગરની મુલાકાત દરમિયાન પત્રકારોને સંબોધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મુજબ જણાવ્યું હતું તેમણે જણાવ્યું કે નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર ચાલુ કરી દેવામાં આવ્યું છે તમામ માછીમારોને દરિયામાંથી પરત બોલાવી લીધા છે

સમગ્ર તંત્ર સ્ટેન્ડ ટુની સ્થિતિમાં કોઇપણ પરીસ્થિતિનો સામનો કરવા માટે સજજ છે તેમણે ઉમેર્યુ કે ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાથે વીડીયો કોન્ફરન્સથી ચર્ચા કરી છે અને તેમણે ગુજરાતને જરૂરી તમામ મદદની ખાતરી આપી છે